પ્રાદેશિક સમાચાર સુકેશ ગુપ્તા વાંચે છે

ગાંધીનગર ખાતે આવેલ પોલીસ એકેડેમી કરાઇ ખાતે આ સમ્માન ગુજરાત પોલીસને એનાયત કરવામાં આવ્યું હતું

ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલી સર્વશ્રેષ્ઠ કામગીરી માટે આ પ્રેસિડેન્સ સમ્માન એનાયત કરવામાં આવ્યું છે

ગુજરાત પોલીસ પર સમગ્ર દેશને ગૌરવ છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ દ્વારા આર્થિક ગુના આતંકવાદ જેવા અપરાધ કાબુમાં લઇ શક્યા છે આ પ્રસંગે શહીદ થયેલા પોલીસ જવાનોને પણ યાદ કરવામાં આવ્યા હતા આ સમ્માનથી ગુજરાત પોલીસના આત્મવિશ્વાસમાં વધારો થશે અને ગુજરાતને અપરાધ મુક્ત બનાવી શકાશે

તેમણે સરદાર પટેલના જીવનમૂલ્યો અને આર્દશોને જીવનમાં ચરિતાર્થ કરી તેમના કાર્યો અને સિંધ્ધાતોમાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો સરદાર પટેલ યુનિવર્સિટીના પદવીધાન સમારોહમાં તેઓ અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ યૂડાસમાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્ટાર્ટ અપ ઇન્ડિયા સ્કીલ ઇન્ડિયા ડીજીટલ ઇન્ડિયા જેવી અનેક યોજનાઓ આપી દેશના યુવાનોને પ્રેરણા આપી છે સરદાર પટેલ પુણ્થતિથી આજે સરદાર વલ્લભભાઇ પટેલની પુષ્યતિથી નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ વૈંકથા નાયડુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય મંત્રી અમિત શાહ સહિતના અગ્રણી નેતાઓએ સદગતને ભાવભીની અંજલી આપી છે ઉપરાષ્ટ્રપતિ શ્રી

વૈંકયા નાયડુએ સરદાર પટેલ યુનિવર્સિટીના પરિસરમાં સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરી ભાવાંજલી આપી હતી

ગૃહમંત્રી અમિત શાહે સરદાર વલ્લભભાઇ પટેલને આજે તેમની પુસ્યતિથી પર શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી તેમણે ટ્વિટર પર કહ્યું કે સરદાર પટેલ ખરેખર એક ભારત રત્ન હતા જેમણે આઝાદી અપાવવા અને તેના પછી દેશને એક બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી તેમણે કહ્યું કે સરદાર પટેલ સંગઠિત અને અખંડ ભારતના તેમના વિયાર માટે સંકલ્પ અને ક્રઢ ઇચ્છા શક્તિથી લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત રહ્યા છે

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ યૂડાસમા શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી વિબાવરીબેન દવે તથા મહાનુભાવોએ સરદાર પટેલ યુનિવર્સિટીના પરિસરમાં પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરી હતી અરવલ્લી જિલ્લામાં પણ શહેરના આગેવાનોએ સરદાર સાહેબને યાદ કર્યા હતા મોડાસા નગર પાલિકાના કર્મચારીઓ તેમજ સામાજિક કાર્યકરો સહિત કોર્પોરેટરોએ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી તેમને નમન કર્યા હતા ફાસ્ટટેગ ધોરીમાર્ગો ઉપર ટોલ ટેક્ષની વસૂલાત માટે ફાસ્ટેગ અથવા પ્રિપેઇડ રીયાર્જેબલ ટેગ દ્વારા આપમેળે યુકવણી કરવાની વ્યવસ્થા આજે સવારથી અમલમાં મુકાઇ છે બધા જ વાહનો માટે આ વ્યવસ્થા ફરજિયાત છે

વાહન યાલકીનો સમય અને ઇંધણ બચાવવા માટે તથા સરળતાથી વાહન વ્યવહાર ચાલી શકે અને પ્રદૂષણ ઘટે તે હેતુથી સરકારે નેશનલ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સીસ્ટમ અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે ફાસ્ટેગ વ્યવસ્થામાં રેડિયો ફ્રીકવન્સી દ્વારા વાહન ચાલક પાસેથી વેરો વસૂલવાની સુવિધા છે આથી ટોલ પ્લાઝા ખાતે વાહન યાલકને વાહન રોકવાની જરૂર રહેશે નહિ